જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા હતા ભુજની પાટવાડી સ્કુલથી બેટી બચાવો બેટી પઢાવોના સંદેશ સાથે રેલીનો આરંભ થયો હતો જે મહાત્મા ગાંધીના પૂતળા પાસે સમાપ્ત થઈ હતી બાદમાં વિદ્યાર્થિઓને કચ્છ મ્યુઝીયમની સહેલ પણ કરાવાઈ હતી

જેઓ શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપશે

આ વસતિ ગણતરીમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે

જેથી વસતિ ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાશે નેહલ ઠક્કર સાત બારના ઉતારા ઓનલાઈન કચ્છ જીલ્લામાં સાત બારના ઉતારા ઓનલાઈન કરવાની કામગીરી સો ટકા પૂર્ણ થઈ ગઈ છે આ કામગીરી થકી અરજદારો ઉતારા ઓનલાઈન મેળવી શકશે આ માટે હસ્ત લીખીત ઉતારાની ડેટા એન્ટ્રી રેકર્ડ અપ લોડીંગ તથા વેરિફિકેશનની કામગીરી કરાઈ હતી

જેથી હવે અરજદારો ઓનલાઈન ઉતારા મેળવી શકશે જે સરકારી યોજનામાં મદદરમ્ય બનશે

નેહલ ઠક્કર દરિયાઈ સુરક્ષા દરિયાઈ સુરક્ષા સંદર્ભે અવાર નવાર સાગર કવાયતનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે કોસ્ટગાર્ડ દ્વારા જખૌથી લઈને સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાને આવરી લેતી મેગા એક્સરસાઇજ હાથ ધરાઈ છે જેમાં મરીન પોલીસ મથકો પણ જોડાયા છે કોસ્ટગાર્ડના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ દરિયાઈ સુરક્ષા ધ્યાને લઈને કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા સાગર કવાયત હાથ ધરાઈ છે સમગ્ર આયોજન ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા કરાયું છે જેમાં કોસ્ટ પોલીસ પણ સહયોગી બની છે આ સાગર કવાયતને લઈને બે ફોર્સ તૈયાર કરવામાં આવી છે જેમાં એક રેડ ફોર્સ અને બીજી બ્લુ ફોર્સના બે વિભાગો પાડવામાં આવ્યા છે જેમાં રેડ ફોર્સ દ્વારા એટેક કરવામાં આવશે અન બ્લુ ફોર્સ દ્વારા ડિફેન્સ કરાશે

નેહલ ઠક્કર અંજાર તરુણ શ્રમયોગી બાળશ્રમ પ્રથા નાબૂદી અંગેની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા અંજાર ખાતે બે સંસ્થામાંથી ત્રણ તરુણ શ્રમયોગી મુક્ત કરાવવામાં આવ્યા હતા

તપાસ નોંધની પૂર્તતા ન થયેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મદદનીશ શ્રમ આયુક્ત ગાંધીધામ કચ્છની યાદીમાં જણાવાયું છે